મધ્યપ્રદેશમાં અજ્ઞાતવાસમાં ગયેલા કોંગ્રેસના યાર ધારાસભ્યો પૈકી હરદીપ દુંગે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે

ઈગ્લેન્ડની કોર્ટે પીએનબી બેંક કૌભાંડ કેસમાં આરોપી નિરવ મોદીની જામીન અરજી પાંચમી વખત ફગાવી દીધી છે

તેમણે આ રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ એન પી પ્રજાપતિ અને મુખ્યમંત્રી કમલનાથને મોકલી આપ્યું છે પોતાના રાજીનામા પત્રમાં શ્રી દુંગે જણાવ્યું છે કે તેમના મતવિસ્તારની અવગણનાથી તેઓ વ્યથિત થયા છે જોકે વિધાનસભાના અધ્યક્ષે તેમને રાજીનામું મળ્યું હોવાનો ઈન્કાર કર્યો છે તેમણે કહ્યું કે આ રાજીનામું તેમને મળશે પછી તેઓ ઘટતી કાર્યવાહી કરશે દરમિયાન કોંગ્રેસના બી સિંહના પુત્રે ભોપાલના ટી

નગર પોલીસ મથકમાં તેમના પિતાની ભાળ મળતી નથી તેવી ફરિયાદ કરી છે આ બંને ધારાસભ્યો ઉપરાંત રધુરાજ કનસાના અને અપક્ષ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ શેરા પણ છેલ્લા ત્રણ દિવસમાં ક્યાં છે તેની જાણ થઈ નથી ઉલ્લેખનિય છે કે મંગળવારે મધ્યપ્રદેશમાં રાજકીય ક્ષેત્રે વંટોળ સર્જાયો હતો કોંગ્રેસે આ માટે ભાજપની સામે આક્ષેપ કર્યા હતા શ્યારે ભાજપે આ બાબતને કોંગ્રેસની આંતરિક બાબત ગણાવી હતી

આ નિયંત્રણ આગામી ત્રીજી એપ્રિલ સુધી અમલમાં રહેશે નાણા મંત્રાલયની યાદી મુજબ આરોગ્ય ઉચ્ય શિક્ષણ લગ્ન પ્રસંગ તથા ટાળી ન શકાય તેવી તાકીદની પરિસ્થિતિમાં રોકડ ઉપાડની મહત્તમ મર્યાદામાં રાહત મળી શકશે

રિઝર્વ બેંકે ખાતાધારકોને ખાતરી આપી છે કે તેમના હિતોની સંપૂર્ણ રીતે જાળવણી થશે અને કોઈએ ભય રાખવાની જરૂર નથી બેન્ક નિયંત્રણ ધારાની જોગવાઈઓ હેઠળ રિઝર્વ બેંક બેન્કોની પુનઃ રચના બાબતે આગામી દિવસોમાં એક યોજના ઘડશે બીજા એક બનાવમાં ડલાના બોર્ડે ભંડોળની ઘટ ધરાવતા યશ બેંકમાં રોકાણ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

ગઈકાલે પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું હતું કે હાલના તબક્રે ઈરાનમાં કોઈપણ ભારતીયને કોરોનાનો ચેપ લાગ્યો નથી તેમણે કહ્યું કે વિદેશના જે જે દેશોમાં કોરોનાના કેસ નોંધાયા છે તે દેશોના બધા જ ભારતીય રાજદુતાવાસ સંબંધીત દેશોના ભારતીયોના સંપર્કમાં છે ઈરાનની વાત કરીએ તો ઈરાન ખાતેના ભારતના રાજદુતાવાસે અટવાયેલા બધા જ ભારતીયો સાથે સંપર્ક કર્યો છે અને તે છેલ્લામાં છેલ્લી વિગતો દેશમાં મોકલી રહ્યું છે

ઉલ્લેખનિય છે કે ધારાસભ્ય ખોનસાના કાફલા ઉપર અરૂણાચલપ્રદેશના તિરાપ જિલ્લામાં ઠ્મલો કરાયો હતો જેમાં સભ્યો સંડોવાયા હોવાનો આરોપ છે

તેઓ ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેનાર સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓને સંબોધશે આ શિખર પરિષદની વિષય વસ્તુ છે સાતત્યપૂર્ણ વિકાસ માટે સહકાર

બે અબજ અમેરિકી ડોલરના કૌભાંડ કેસના મુખ્ય આરોપી નિરવ મોદીની ધરપકડ કરીને તેમને દક્ષિણ પશ્ચિમ લંડનના જેલમાં રાખવામાં આવ્યા છે

ગઈકાલે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું છે કે ભારત અને યુરોપીયન સંઘે જણાવ્યું છે કે આરોગ્ય સત્તાવાળાઓએ કરેલા સૂચન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રસેલ્સની સૂચિત મુલાકાતનું આયોજન પણ હવે પછી કરાશે શ્રી રવિશકુમારે કહ્યું કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી દ્વારા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેવા પાઠવેલા આમંત્રણનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિકાર કર્યો છે અને તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

એવી જ રીતે રામકુમાર રામનાથન અને ત્રીજો ક્રમાંક ધરાવતા મારીન સિલીચ વચ્ચે મુકાબલો થશે

રિયો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીતનાર સિંધુએ ગયા વર્ષે સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં પણ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો આ ઉપરાંત તેમણે અનબ્રેકેબલ સ્પીરીટ ઓફ સ્પોર્ટ્સ પુરસ્કાર પણ મેળવ્યો છે ભારતના ફટબોલ ટીમના ભૂતપૂર્વ સુકાની બાઈચુંગ ભુતિયાને જીવન ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા છે એવી જ રીતે ઓલિમ્પિકમાં હોકી સ્પર્ધામાં ત્રણ વખત સુવર્ણ ચંદ્રક મેળવનાર બલબીરસિંહને આઈકોન ઓફ ધ સેન્ચ્યુરી પુરસ્કારથી સન્માનીત કરાયા છે જ્યારે બેડમિન્ટનના કોચ પી ગોપીચંદને મેન્ટોર ઓફ ધ ઈયર પુરસ્કાર અને ભુતપૂર્વ શૂટર જસપાલ રાણાને કોચ ઓફ ધ ઈયર પુરસ્કાર અપાયો છ

ભારતીય તિરંદાજી સંગઠનની યોજાયેલી ચૂંટણી ભારતીય ટીમ ઉપર મુકાયેલ પ્રતિબંધ ગત જાન્યુઆરીમાં ઉઠાવી લેવાયો હતો

ભારતીય તિરંદાજી સંગઠનના સચિવ ગુંજન એબ્રોલે વિશ્વ તિરંદાજી સંગઠનના સચિવને પત્ર પાઠવીને ભારતીય ટીમ નહીં મોકલવાનો નિર્ણય જણાવ્યો છે